સમુદ્રિ જળ સૃષ્ટિ અને પર્યાવરણ જાળવણી માટે મહત્વના એવા પરવાળાનાં ખડકી વાતાવરણમાં ફેરફાર અને ઓદ્યોગિક કારણોસર ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે આવા ખડકોને બચાવવા ગુજરાતનાં વનવિભાગની મદદથી વન્ય પ્રાણી સુરક્ષા વિભાગે પ્રયોગ ફાથ ધર્યો છે સૂર્થ ઉર્જાનો ઉપયોગે અને ક્રેલ્શિફીકેશન પ્રક્રિયા થી પરવાળાની પ્રક્રિયા ઝડપ થી વૃદ્ધિ પામે છે શીતલ વૈશ્નવ કોરોના વાઇરસ ની કટોકટી વચ્ચે ચીન માં ફસાયેલા ગુજરાતીઓની વહારે રૂપાણી સરકાર આવી છે અને ત્યાં ફસાયેલા તમામ ને મદદરૂપ બનવા કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે વતન પાછા ફરવા માંગતા લોકો માટે વિમાન પ્રવાસ નું સંકલન ભારત સરકાર સાથે કરવાનું કામ શરૂ કરી દીધું છે ગાંધીનગર ખાતે આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે મેડિકલ કે અન્ય અભ્યાસ માટે ચીન ગયેલા યુવક યુવતી ના પરિવારજન આ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી મદદ અને માર્ગદર્શન મેળવી શકશે

આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યને અન્ય ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસરતાની જેમ કુપોષણમુક્તિમાં પેણ અગ્રેસર બનાવવાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેમ લીધી છે

ત્યારે નબળા અને અલ્પપોષિત બાળકીના પ્રોષણની સ્વેચ્છિક જેવાબદારી સમાજ વર્ગો સેવાભાવી સંસ્થાઓ એનજીઓ પાલક વાફીની બની ઉપાડશે

આ રેલીમાં રાજકીય અને સમાજિક અગ્રણીઓ ઉપરાંત સાધુ સંતોએ ઉપસ્થિત રફી નાગરિકતા સુધારા ધારાને સમર્થન વ્યક્ત કર્યુ હતું

પૂર્વ ગૃફમંત્રી અને પ્રદેશ ભાજપ અગ્રણી અને ગોરધન જડફીયાએ કરછની કોમી એકતાને અનેરી મિશાલરૂપ ગણાવી ફતી

શીતલ વૈશ્નવ પાલનપુર ગાંધીધામ રેલવે ખંડેમાં ટ્રેકના ડબલિંગ કામના કારણે આ રૂટ ઉપર દોડતી ત્રણ ટ્રેનોને સંપૂર્ણ રદ કરોઈ છે જથારે એક ટ્રેનને પરિવર્તિત રૂટ ઉપરથી દોડાવવામાં આવશે

જ્યારે આવતીકાલે ગાંધીધામ જોધપુર ગાંધીધામથી નફી ઉપડે

ગાંધીધામ પાલનપુર વચ્ચે દોડતી દ્રેન પણ રદ રહેશે

શીતલ વૈશ્નવ હવામાન ત્રણ દિવસથી પલટાયેલા ફવામાન ની અસર ફેઠળ ઠંડીનું જોર ગત્યું છે જો કે આજે ભુજ ખાતે મફતમ તાપમાન નો પારી બે ડીગ્રી જેટલો નીચો ઉતરી રક ડીગ્રી નોધાયો ફતો

આગામી બે દિવસ માં ઠંડી વધે તેવી સંભાવના છે